રાવે જણાવ્યું છે કે ભૂજ નજીક આવેલા રૂદ્રમાતા ડેમ ખાતે આ ફલડ ફાઈટિંગ યુનિટ તૈનાત રહેશે અને ભારે વરસાદને પગલે કોઈ જળાશય ઓવરફ્લો થતાં પૂર જેવી હાલતમાં તે કાર્યરત બની જશે

જળાશયમાંથી પાણી છોડતા અગાઉ જિલ્લા વફીવટી તંત્રને વાકેફ કરવામાં આવે છે

સરપંચ સંગઠનના પ્રમુખ સુરેશભાઇ છાંગા દ્વારા ટેકનોલોજીના માધ્યમથી યોજાયેલી આ બેઠકમાં કોરોના થી બચવા માટે સરકારે બહાર પાડેલી ગાઈડલાઈનનો અમલ કરવાની યર્ચા કરી હતી સેતુ અભિયાનના નેજા હેઠળ યોજાયેલી આ બેઠકમાં મનરેગા સહિતની યોજનાનો ફાયદો ગામ માટે ઉઠાવવા વિષે માર્ગદર્શન અપાયું હતું